રાજ્યના હરમિત દેસાઈને અર્જુન પુરસ્કાર એનાયત કરાયો

તેમણે વધુમાં કહ્યું કે ભારતનું લક્ષ્ય પાંચ ટ્રિલિયન અમેરિકી ડોલરનું અર્થતંત્ર બનવાનું છે આ લક્ષ્ય ઉર્જા અને પેટ્રોલિયમ ક્ષેત્ર વિના સંભવી ન શકે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને પીડીપીયુના પ્રમુખ ડૉ

પર્યાવરણ અંગે ચિંતા વ્યક્ત કરતા શ્રી શાહે પીડીપીયુને અપીલ કરી હતી કે આ યુનિવર્સિટીએ પ્લાસ્ટીક રીસાયક્લીંગ અને પર્યાવરણને અનુકૂળ પ્લાસ્ટિક બનાવવા માટે સંશોધન હાથ ધરવું જોઈએ

અગાઉ કેન્દ્રીય ગ્રહમંત્રી શ્રી અમિત શાહે ગઇકાલે પોતાના સંસદીય ક્ષેત્રમાં કેન્દ્રીય યોજનાઓની સમીક્ષા કરી હતી ગાંધીનગરમાં જિલ્લાના તમામ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી કેન્દ્રીય યોજનાઓમાં થયેલ પ્રગતિની વિગતપૂર્ણ માહિતી મેળવી હતી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ઇલેક્ટ્રીક વાહનોના ઉપયોગમાં ગુજરાત દેશમાં મોખરે રહેશે

કેન્દ્રિય મહિલા અને બાળવિકાસ તેમજ કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની આજે ગુજરાતની મુલાકાતે છે શ્રીમતી ઈરાની આજે બપોરે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

સાંજે તેઓ ગાંધીનગરમાં યોજાનારા નારી અદાલતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ફિટ અને સ્વસ્થ રાષ્ટ્ર નવા ભારતની ઓળખ છે ગઇકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ખેલ દિવસના પ્રસંગે દેશવ્યાપી ફિટ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરાવતા તેમણે કહ્યું હતું કે ફિટનેસ ભારતમાં જીવનનો જરૂરી ભાગ રહ્યો છે પરંતુ સમયની સાથે લોકો તેમના પ્રત્યે ઉદાસીન થઈ ગયા છે તેમણે કહ્યું કે ટેકનોલોજીના આવવાની સાથે જ શારીરિક શ્રમ ઓછો થઈ ગયો છે પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે ફિટ ઇન્ડિયા અભિયાન લોકોને એવા બદલાવ માટે પ્રેરિત કરશે પ્રધાનમંત્રીએ લોકોને આ અભિયાનમાં જોડાવાની અપીલ કરી

અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ શહેરમાં કબડ્ડી સ્પર્ધા તેમજ સાયકલ રેલીનું આયોજન કરાયું હતું અમદાવાદ શહેર ગ્રામ્યની વિવિધ પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં વિવિધ રમતોનું આયોજન કરાયું હતું સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી હિંમતનગરની હિંમત હાઈસ્કૂલ યોજાઈ હતી જેમાં વિવિધ રમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું

આણંદ જિલ્લામાં વલ્લભ વિદ્યાનગર ખાતે એસ

યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય ખેલ દિવસ ને પ્રારંભ સાંસદ મિતેષ પટેલે કરાવ્યો હતો આણંદ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ કોલેજો ખાતે ફીટ ઇન્ડિયાના કાર્યક્રમ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અને રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો દરમિયાન પાટણ અને ડાંગ જિલ્લામાંપણ રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જામનગરમાં પણ રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું

દરમિયાન ભાવનગરમાં પણ રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે શાળા કોલેજોમાં વિવિધ રમત ગમત સ્પર્ધાઓ યોજાઈ હતી

અર્જૂન પુરસ્કાર માટે પસંદગી પામેલા રાજ્યના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પુરસ્કાર લેવા આવી શક્યો નહતો પેરા એથેલીટ દીપા મલીકને રાજીવ ગાંધી ખેલરત્ન પ્રરસ્કાર અર્પણ કરાયો છે

કચ્છના કંડલામાં આંતકી સંગઠન અંડર વોટર એટેક કરી શકે તેવા ઈનપુટના પગલે કંડલા પોર્ટ પ્રસાસનની સાથે મુંદરા અદાણી પોર્ટના સત્તાધીશોએ આગચેતીના પગલા ભરવા જણાવ્યુ છે

ભાવનગરમાં આગામી પહેલી સપ્ટેમ્બરે શિશુવિહાર ખાતે અતુલ્ય ભારત વિષયો ચિત્ર સ્પર્ધા યોજાશે